અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતની દરિયાઈ પદ્દીમાં તેની વ્યાપક અસર થવાની સંભાવના યથાવત છે મફા વાવાઝોડું છઠ્ઠી નવેમ્બરની મધરાતે સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠે ટકરાશે તેવી આગાફી છે દીવ થી પોરબંદર વચે તીવ્ર સાયકલોન સ્વરૂપે પસાર થનાર મફા વાવાઝોડાની સવાર્ધિક અસર સૌરાષ્ટ્રમાં રફેવાની ધારણા ફવામાન ખાતાએ વ્યકત કરી છે આ સમયે પવનની ગતિ એકસો થી એકસો વીસ કિલોમીટર પ્રતિકલાક રહેશે પવનની આ ગતિ ખુબ ભારે હોવાથી મોટા ઝાડથાંભલાફોર્ડિંગ વગેરે તૂટી પડવાની સંભાવના રફે છે માટે સાવચેત રહેવા જાહેર જનતાને જણાવ્યું છે તારીખ છઠી તથા સાતમી નવેમ્બર ભારે વરસાદ થવાની આગાફી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત માટે આપાઈ છે મફા વાવઝોડાનું સંકટ ઓછામાં ઓછા નુકશાન સાથે ઉતરે તેવી તૈયારી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે દરિયાકાંઠે ધરાવતા જીલાઓમાં રાફત અને બચાવ માટેની અગમચેતીનું આકલન ચાલી રહ્યું છે તો વડોદરા નજીક જરોદ ગામે આવેલા એન ડી આર

આસતોષ અંતાણી વાવાઝોડાનું સૌથી જોખમ માછીમારોને હોવાથી મધદરિયેથી તેમને પાછા કિનારે બોલાવવાની કયાવત છેલ્લા બે દિવસથી ચાલે છે

અબડાસામાં ભારે વરસાદ થી ખેતીના પાકોમાં ભારે નુકશાન થયું છે

તેમણે રાજકોટ નજીક નિર્માણ થઇ રહેલ કન્ટેનર ડેપો તેમજ ખીરસરા જી આઈ ડી સીમાં માળખાકીય સવલતો સફીત ઉદ્યોગકારો ઉદ્યોગ સાફસિકો માટેની અન્ય આનુસાંગિક સુવિધાઓ અંગે પણ તલસ્પર્શી માહિતી મેળવી ફતી